આજે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી નીતી આયોગની સંયાલન પરીષદને સંબોધતા તેમણે કહયું કે વિકાસ ભારતનો એજન્ડા છે ભારતે વિકાસના પંથે ઝડપથી આગળ વધવાનો નિર્ણય લઇ પ્રગતિ શ રૂ કરી છે આ ક્ષેત્રે દેશના યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવી છે શ્રી મોદીએ કહયું કે ભારત પાસે મત્સ્યોદ્યોગના વિકાસની તથા દરિયાઇ પેદાશોના નીકાસની પુષ્કળ તક છે ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજયો અને ક્ષેત્રના વિકાસ માટે આયોજન કરવા અનુરોધ કર્યો હતો

આકાશવાણી સાથે વાત કરતાં રાજ્યના યૂંટણી કમિશ્નર સંજય પ્રસાદે જણાવ્યું હતું કે કોવિડ પોઝિટિવ દર્દીઓ પણ પી પી

શ્રી પ્રસાદે તમામ નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું કે રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટ પર નાગરિક ઘરે બેઠાબેઠા મતદાર યાદીમાં પોતાનું નામ જોઇ શકશે

કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી દરેક મતદાન મથક પર એલ ટીમ રાખવામાં આવી છે

સીએમ મતદાન કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા આવતીકાલે બપોરે બે વાગ્યે રાજકોટમાં મતદાન કરશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે રાજકોટમાં આવીને મતદાન કરશે

આમ છતાં નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવવાના ઉમદા હેતુથી તેઓ પીપીઈ કિટ પહેરીને રાજકોટમાં મતદાન કરશે

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતેના રિજીયોનલ સેન્ટરમાં આ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે નાટ્ય અને અભિનય કલામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ યુવકો માટે આ સુવર્ણ તક સમાન છે આ અંગે વધુ વિગતો આપતા રિજીયોનલ સેન્ટરના કોઓર્ડિનેટર ડો

બસિયાએ આકાશવાણી સાથે વાત કરતા આ પ્રમાણે જણાવ્યું હતું

ભક્તો મોડી રાત્રિથી જ દર્શનાર્થે આવ્યા છે ભક્તોમાં ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી હતી